તંત્ર દ્રારા તેનો સંપર્ક સાધવા પ્રયાસો થઈ રહ્યા છે આરતીબેન ભદ્દ ડેંગ્યુ દર્દીની સારવાર અંજાર આજે અંજારના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના ફસ્તે નિઃશુલ્ક ડેંગ્યુ પરીક્ષણ તથા સારવાર કેમ્પનો પ્રારંભ કરાવાયો હતો અંજાર તાલુકા હેલ્થ ઓફિસ નગરપાલિકા તથા મારૂતિનંદન મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અંજારના સંયુકત ઉપક્રમે આયોજિત આ મેડીકલ કેમ્પમાં મેડીકલ સ્ટાફ દ્વારા દર્દીઓનું પરિક્ષણ બ્લડટેસ્ટ તેમજ તમામ જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કર વા માં આવી હતી અંજાર શહેરના સીટી આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પને ખુલ્લો મૂ કતાંપ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ચોમાસાની સીઝન પછી ડેંગ્યુના વધેલા ઉપદ્રવ સામે રાજય સરકાર ઝુંબેશરૂપે કામગીરી આરંભી દીધી છે

મુખ્યમંત્રીક્રી રૂપાણીએ વધુ માં કહ્યુ કે મહા વાવાઝોડાના ખતરા સામે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે પરંતુ આ સંજોગોમાં ખેડુતો એપી

સાંજે સમુહ પ્રસાદ અને ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાશે શહેરના કંસારા બજાર રવાણી ફળિયામાં જલારામ મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળે છે ભુજ ઉપરાંત માધાપર મિરઝાપરઅંજારમાંડવી મુંદરાનખત્રાણાનલિયાગાંધીધામ આદિપુ ર વિગેરે શહેરો અને ગામોમાં શોભાયાત્રા મહાઆરતીપુ જનસરસ્વતી સન્માન વિગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે